શ્રી સીતારમણે લોકસભામાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ખેડુતોની આવક વધારવા ખાનગી ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા અને નવીનીકરણીય ઉર્જા ઉત્પાદન વધારવા કૃષિ ક્ષેત્રમાં વ્યાપક રોકાણ કરશે

જે માટે સરકાર કૃષિ અને કૃષિને લગતાં ક્ષેત્રોમાં માળખાકીય વિકાસ માટે અને કૂડ પ્રોસેસીંગ જેવા ક્ષેત્રમાં ખાનગી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા કૃષિ ક્ષેત્રમાં રોકાણ કરશે તેમણે જણાવ્યું હતું કે મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રમાં મજબુત વ્યવસ્થાપન પ્રણાલી ઉભી કરવા પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા થોજના શરૂ કરાશે

મોદી સરકારના બોજા કાર્યકાળના પ્રથમ અંદાજપત્રને ઉદ્યોગ સંસ્થાએ આવકાર્યુ છે બજેટ અંગે પ્રતિભાવ આપતા અસોચેમના અધ્યક્ષ બી

ગોયેરાએ જણાવ્યું હતું કે વેરા ગ્રામીણ માળખાકીય વિકાસ અને માંગણી ઉપર ભાર મુકતું આ અંદાજપત્ર રોકાણ કેન્દ્રિત છે

નાબાર્ડના અધ્યક્ષ એય

ભાન્વાલાએ જણાવ્યું હતું કે ઝીરો બજેટ ફાર્મીંગ અંગે અંદાજપત્રમાં કરાયેલી દરખાસ્તથી ખેડુતોને ખેતીના રોકાણ ખર્ચમાં ઘટાડો કરવા અને ટકાઉ ખેતી કરવા મદદ મળશે તેમણે ઉમેર્યુ હતું કે ગામડાઓ ગરીબો અને ખેડુતો પર અંદાજપત્રમાં ભાર મુકાયો હતો જેથી ગ્રામીણ વિસ્તારમાં લોકોને પડતી મુશ્કેલી હળવી થશે મુંબઈ શેર બજારના મુખ્ય કાર્યકારી અધિકારી આશીષ કુમાર ચૌાણે જણાવ્યું હતું કે આ અંદાજપત્રમાં કેટલાક નવા સુધારા લેવાયા છે જેથી દેશના વ્યાપક વિકાસને પ્રોત્સાહન મળશે યુએઈ ખાતેના પ્રવાસી ભારતીયોએ પણ અંદાજપત્રને આવકાર્યુ છે

જે સામાન્ય નાગરીકો દ્વારા ઉપયોગમાં લેવાય છે તેમણે પેટ્રોલ અને ડિઝલની વઘેલા ભાવને પાછો લેવાનો અનુરોધ કર્યો હતો

ગઇકાલે શિમલામાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે આ બજેટ લોકોની સક્રિય ભાગીદારી સાથે સાથે નવા ભારતના નિર્માણ પર કેન્દ્રીત છે મુખ્યમંત્રીએ જણાવ્યું કે હિમાચલ પ્રદેશ માટે બજેટ ફાળવણીમાં છ પોઈન્ટ ત્રણ ટકા વધારવામાં આવ્યા છે તે ખૂબ સંતોષકારક બાબત છે આ નિર્ણય માટે તેમણે કેન્દ્રીત નાણામંત્રીનો આભાર દર્શાવ્યો હતો ઉપરાંત તેમણે દોઢ કરોડ રૂપિયા સુધીનો વાર્ષિક વેપાર કરતાં ત્રણ કરોડથી વધુ વેપારીઓ અને દુકાનદારો માટે પેન્શન યોજના શરૂ કરવાના નિર્ણયને પણ આવકાર આપ્યો હતો શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે ભારત માલા પ્રોજેક્ટના બીજા તબક્કા હેઠળ માર્ગ નેટવર્કને મજબૂત કરવાના અને રાજ્યોમાં માર્ગોની જાળવણી માટે નવી નીતી ઘડવાના નિર્ણયને પણ એક આગવી પહેલ ગણાવી જે હિમા ચલ પ્રદેશ જેવા પર્વતીય રાજ્યોને લાભ કરશે

આકાશવાણી સમાચારના વિશેષ ઈન્ટરવ્યુમાં ભારતના સચિવ અને મુખ્ય સાંખીકી પ્રવિણ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે બજેટ અર્થ વ્યવસ્થાના અનૌપચારિક ક્ષેત્ર પર વિશેષ રૂપે ધ્યાન આપે છે

કેન્દ્રિય પ્રત્યક્ષ કર બોર્ડના પ્રમુખ પ્રમોદયંદ્ર મોદીએ પણ બજેટને આવકાર્યુ છે

ગઈકાલે નાગપુરમાં બજેટ પ્રસ્તાવો પર પ્રતિક્રિયા આપતા શ્રી બોન્ડેએ ઉમેર્યુ કે ખેડુતોએ પરંપરાગત પાકોને ચાલુ રાખવાને બદલે મુલ્ય વર્ધિત પાકો તરફ વળવુ જાઈએ

તેમણે જણાવ્યું છે કે આ બજેટ દ્વારા સામાન્ય માણસ ઠગાયો હોય તેમ અને આ બજેટ મોંઘવારી વધારશે શ્રી કમલનાથે જણાવ્યું છે કે મધ્યમ વર્ગ માટે આવકવેરામાં કોઈ રાહત નથી તેવી જ રીતે ખેડુતોની આવક વધારવા માટે પણ બજેટમાં કોઈ વ્યવસ્થા નથી ઉપરાંત દેવામાંથી રાહત માટે પણ કોઈ વ્યવસ્થા નથી તેમણે જણાવ્યું કે આ બજેટ વિકાસની ગતિમાં ઘટાડો કરશે બજેટ જાહેર અપેક્ષાઓથી વિરૂધ્ધ છે

પ્રધાનમંત્રી બડા લાલપુરમાં દીન દયાલ ઉપાધ્યાય વ્યાપાર સુવિધા કેન્દ્રમાં પક્ષના લગભગ પાંચ હજાર કાર્યકર્તાઓને સંબોધિત કરશે તેમજ કેટલાક કાર્યકર્તાઓનું સન્માન પણ કરશે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી

લોકસભાની યુંટણી જીત્યા બાદ શ્રી મોદીની પોતાના મત વિસ્તારમાં આ બીજી મુલાકાત હશે વારાણસીથી રવાના થતાં પહેલા પ્રધાનમંત્રી શ્રી મોદી દશાશ્વમેઘ ઘાટની નજીક માન મહલ ઘાટના મનમંદિરની પણ મુલાકાત લેશે

ભારત બાંગ્લાદેશ સંયુકત સલાહકારી પંચની આ વર્ષ ેફેબ્રુઆરી મહિનમાં થયેલી બેઠકમાં થયેલા સમજુતી કરાર મુજબ બાંગ્લાદેશના મુલકી અધિકારીઓને ભારતમાં તાલીમ આપવામાં આવે છે મુલકી અધિકારીઓનું સ્વાગત કરતા ઢાકા ખાતેના ભારતના રાજદુત વિશ્વદીપ ડેએ જણાવ્યું હતું કે બંને દેશોના મુલકી અધિકારીઓને આ તાલીમથી વહીવટી ક્ષેત્રના તેમના અનુભવોનું આદાન પ્રદાન કરવાની તક મળશે

ઈરાનના મેજર જનરલ મોહસેન રેઝેઈએ જણાવ્યું કે બ્રિટન ઈરાનીતેલ ટેન્કર છોડશે નહીતો તે સત્તાવાળાઓનો હક છે તેતેઓ બ્રીટીશ તેલ ટેન્કરને જપ્ત કરશે

પરંતુ તે પછી અયકાશે નહી

લીડઝમાં ભારતનો મુકાબલો શ્રીલંકા સાથે થશે